આજથી આ નવો ભાવવધારો લાગુ થયો છે

ની વેબસાઇટ ઉપર પરિણામ મુકાશે

રાજ્ય ચૂંટણીપંચ અને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ લોકસભા બેઠકો ઉપર થનાર મતગણતરી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે આણંદ લોકસભા બેઠક માટેની મતગણતરી વલ્લભવિદ્યાનગર ખાતે યોજાશે

મતગણતરી સમયે માન્ય પ્રતિનિધિ તરીકે જેમને હાજર રહેવાનું છે તેવા કાર્યકરોને તાલીમ આપવાનું કામ ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂ થઇ ગયું છે

માંથી મતગણતરી શરૂ થવાની સાથે પોસ્ટલ બેલેટ વડે થયેલા મતદાનની પણ ગણતરી હાથ ધરાશે

રાજકોટ લોકસભા બેઠક ઉપર હૂઉ ટકા જેટલું મતદાન થયું હોવાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હારજીતની રસાકસી જામશે ભાજપ તરફથી વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયા તો કોંગ્રેસ તરફથી લલિતભાઇ કગથરા મુખ્ય હરીફ છે

કચ્છ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની સાત બેઠક પ્રમાણે ગણતરીના ટેબલ ગોઠવાશે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી રેમ્યા મોહને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું મતગણતરી જ્યાં ચાલતી હોય તે ઈમારતમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો હોવાથી તેનું પાલન કરાવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ રહ્યો છે

તેમજ મતગણતરીના સ્થળે ચુસ્ત બંદોબસ્ત માટેની તૈયારી કરાઇ છે અમારા અમરેલીના જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક જાહેરનામુ બહાર પાડ્યું છે જેમાં મતગણતરી શરૂ થાય ત્યારથી લઇ જ્યાં સુધી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાઠી રોડ પરના કોલેજ સર્કલથી લઇ રેલવે ફાટક સુધીના વિસ્તારમાં તમામ વાહનોને પ્રવેશ બંધી અને ર્પાકિંગ પર પ્રતિબંધનો હુકમ કર્યો છે મત ગણતરીના દિવસે લાઠી રોડ પર પસાર થનારા વાહનોએ અમરેલી બાયપાસ આસપાસના અન્ય માર્ગો પર પસાર થવાનું રહેશે ઉપરાંત અન્ય વાહનોએ જીઆઇડીસી હનુમાનપરાના માર્ગે પસાર થવાનું રહેશે મત ગણતરી સ્થળે પ્રવેશ માટે અધિકૃત પરવાનાવાળા વાહનો સરકારી વાહનો અને સ્મશાન યાત્રામાં જોડાયેલા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઇ છે

જેમાં દરેક વિધાનસભાના કર્મચારીઓ હાજર રહેશે

નિયમ મુજબ કઇ રીતે મતગણતરી કરવી અને શું ધ્યાન રાખવુ સહિતની ઝીણવટભરી માહિતી તાલીમ દરમ્યાન આપવામાં આવશે

ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે મોદી સરકારે પાંચ વર્ષમાં કરેલી કામગીરીને મતદાર આલમે વધાવી લીધી હોય તેવો રૂખ એક્ઝિટ પોલમાં વ્યક્ત થાય છે જેને વિકાસના રાજકારણનો ઉત્તમ દાખલો ગણી શકાય દરમ્યાન ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં એન

ને બહુમતી આપતાં વિવિધ ટીવી ચેનલના એક્ઝિટ પોલને નકારી કાઢતાં જણાવ્યું છે કે મતગણતરીમાં આ તમામ એક્ઝિટ પોલ જુદ્વા સાબિત થશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીત ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી શ્રી ભરતસિંહ સોલંકીએ ગઇકાલે વડોદરામાં એવો દાવો કર્યો હતો કે ગુરૂવારની મતગણતરીમાં તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને કોંગ્રેસના નેતૃત્વમાં યુ પી એ

ની પેટ્રોલિંગ ટુકડીએ ઘુસણખોર ઝડપાયા બાદ ક્રિક વિસ્તારમાં ચોક્સાઇ વધારી છે અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ઘુસણખોરને વધુ પૂછપરછ માટે ઇન્ડોગેશન સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા અગાઉ આ મહિનાની શરૂઆતમાં આવા પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં તમામ પાકિસ્તાની ઘુસણખોર ભાગી જવામાં સફળ રહ્યા હતા

આ નવો ભાવ વધારો આજથી લાગુ કરાશે આણંદ ખાતે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા ગઇકાલે આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હતી ઉનાળામાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતા ભાવ વધારવાની ફરજ પડી હોવાનું કારણ અમૂલ દ્વારા અપાયું છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ તથા અમૂલ ટી સ્પેશ્યલ સહિત તમામ પ્રકારના દૂધમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કરાયો છે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના શ્રી આર

સોઢીએ આ અંગે વધુ માહિતી આપી હતી

દાખલ કરાઇ છે અને આઠ જણાની ધરપકડ કરાઇ છે શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત એ મહાત્મા ગાંધીની જન્મભૂમી અને કર્મભૂમિ છે અને ગુજરાતમાં ગાંધીજી વિરુધ્ધની પ્રવૃત્તિઓ સરકાર ક્યારેય સાંખી લેશે નહિ તેમણે ગોડસેના નામે રાજયની શાંતિ હણાય નહી અને લોકોની લાગણી દુભાય નહિ તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે સવારે આઠ વાગ્યે જી

વેબસાઇટ ઉપર પરિણામ મુકાયા બાદ માર્કશીટનું વિતરણ અગિયાર વાગ્યે શાળાઓ દ્વારા કરાશે

રીઝલ્ટ જાણવા માટે લોગીન તરીકે વિદ્યાર્થીનો રોલનંબર અથવા જન્મતારીખ દાખલ કરવાની રહેશે સ્કીન ઉપર માર્કશીટ ખુલે તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે બોર્ડ દ્વારા મોબાઇલ એપ પણ તૈયાર કરાઇ છે જેને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

સ્પોર્ટસ પ્રમોશન ફેડરેશન ઓફ ઇન્ડિયાના પસંદગીના મત પ્રમાણે જીત્કુમારની પ્રતિભા તેને ટોચનું સ્થાન જરૂર અપાવશે નેશનલ પ્લેયર્સ લિગમાં પસંગદી બાદ હવે જીતકુમારની નજર નેશનલ જુનિયર ચેમ્પિયનશીપ ઉપર છે

લીગનો દસમો મુકાબલો આજે ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યે રમાશે